પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્થતિથી નિમિત્ત ભાવભીની અંજલી અર્પણ કરી છે એક ટવીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે તેમના વિચારો અને આદર્શ લોકોને પ્રેરણા આપે છે આપણે સૌ તેમના સ્વપ્ન સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ ગૃહમંત્રી અમિત શાહે ભાવલીની અંજલી અર્પણ કરતા જણાવ્યું કે તેમના આદર્શોનું પાલન કરતાં કેન્દ્ર સરકાર વંચિત પરિવારોના કલ્યાણ માટે સમર્પિત છે

ટીમોના સબંઘિત અધિકારીકર્મયારીઓ પાસેથી મળેલી બાબતોથી કલેકટર પ્રવિણા ડી કે ના માર્ગદર્શન હેઠળ થયેલી કામગીરી બાબતે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા સહિતના અધિકારીકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે નાગરિક સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપુર્ણ કામગીરી કરનારા અને રાષ્ટ્રપતિ પદક વિજેતા શ્રી વિભાકરભાઈ અંતાણીએ આકાશવાણી સાથે વાત કરતા આ મુજબ જણાવ્યુ હતું